આ યોજના યાર વર્ષના સમયગાળા દરમ્યાન સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવી રહી છે

એસ લીન્ક પરથી ડાઉનલોડ કરી શકશે પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન કેટલાક લાભાર્થીઓ સાથે પણ વાતયીત કરી શકશે આરતી ભદ્દ રૂદ્રમ મિસાઈલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન ડીઆરડીઓ એ ગઈકાલે રૂદ્રમ નામના એન્ટી રેડીએશન મિસાઈલનું પરિક્ષણ કરીને વધુ વાર દેશનું નામ રોશ કર્યુ છે ભારતમાં નિર્મિત એ પ્રથમ મિસાઈલ છે કે જેને કોઈપણ ઉંચાઈ પરથી છોડી શકાય તેવુ રૂદ્રમ મિસાઈલ કોઈપણ પ્રકારના રેડિયેશન અને સિંઝલ પકડી શકે છે

નાણાનીતી સમિતીએ ભારતીય અર્થતંત્ર કોરોના વાયરસ સામેની લડતમાં નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યુ હોવાથી યાલુ નાણાકીય વર્ષ અને આવતા વર્ષ માટે પોતાની અનુ કુળ વલણ અપનાવવાની નીતિ યથાવત્ત રાખવાનો નિર્ણય લીધો આરતી ભદ્દ મેડીકલ કોલેજ ફી મા વધારો નહી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે જણાવ્યુ છે કેરાજયમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણને લીધે લોકોએ આર્થિક તકલીફ હોવાથી આઠ મેડીકલ કોલેજ અને ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની ફી માં આ વર્ષ પુ રતો કોઈપણ પ્રકારનો વધારો નહી કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે

સી યુ વેન્ટીલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ છે આરતી ભદ્દ પુ સ્તક પરબ ઈન્સ્ટિટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને દૈનિક અખબાર કચ્છમિત્રના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લામાં નિશુલ્ક પુસ્ક પરબનો આરંભ ભુજ ખાતે આવતીકાલે કરવામાં આવશે લોકોમાં વાંચન દ્રારા વિયારો અને વ્યક્તિત્વ ઘડતરની માનસિકતા કેળવવાના હેતુ થી દર મહિનાના પ્રથમ રવિવારે આ આયોજન કરાશે પુસ્તક પરબનો વ્યાપ વધારવા જિલ્લાના વિવિધ વિસ્તારની સંસ્થાઓના સ્થાનિક સહયોગ થી જે તે ગામમાં સંસ્થાનું વાહન પુસ્તકો સાથે જશે